પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે

સી એફ ટી પાણી છોડાશે એવી જ રીતે જેમ જરૂરિયાત ઉભી થશે એ મુજબ પાણી આપવાનું આયોજન કરાયું છે

શ્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે

કોરોનાના કેસો વધુ હોય તેવા જિલ્લાની વિગત આ મુજબ છે

લોકડાઉન દરમ્યાન શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળે તેવા રાજ્યો સરકારના પ્રયાસોના ભાગરૂપે વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત તળાવ ઊંડા કરવા ચેકડેમ ડિસિલ્ટિંગ ક્રવા બનાવવા નવા તળાવ ખેતતલાવડીનું નિર્માણ જેવા અનેક કામો શરૂ કરવામાં આવ્યા છે બિલધા ગામના સરપંચે જણાવ્યું હતું કે ચેકડેમ ઊંડો થવાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો સંગ્રહ વધુ થશે જે આસપાસમાં ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે એટલું જ ન હીં પીવાના પાણી માટેના બોર અને કુવામાં પણ પાણીનું સ્તર વધશે